પી એલ

કાશ્મીરની અનંતનાગ બેઠકની ચૂંટણી પણ આવતીકાલે યોજાશે આ ચૂંટણી માટેનો જાહેરપ્રચાર ગઇકાલે સાંજે પૂરો થયો હતો

ઓડિશામાં નીલીગીરી વિધાનસભા મતવિસ્તારમાં પૂર્ણચંદ્ર પાંડા નામનો પ્રિસાઈડીંગ ઓફિસર બિમાર પડતા તેને બાલાસોરની જીલ્લા હોસ્પિટલ લઇ જવાયો હતો ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પશ્ચિમ બંગાળના રાયગંજ લોકસભા મતવિસ્તારના ત્રણ મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે

એસ પી ના વડા માયાવતીએ ગઇકાલે ઘણાં સ્થળોએ રેલીઓમાં સંબોધનો કર્યા હતા ઉત્તરપ્રદેશના કનોજમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું કે એન ડી એ સરકારે ઘણી ઉપયોગી અને લોકકલ્યાણની યોજનાઓ અમલમાં મૂકી છે તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામેની લડતમાં તથા દેશની સલામતી બાબતે ભાજપ કોઇ બાંધછોડ કરશે નહિ

એસ પી ના વડા માયાવતીએ ભાજપ અને કોંગ્રેસની ટિકા કરતા આક્ષેપ કર્યો હતો કે આ પક્ષો માત્ર ધનવાનોના લાભ માટે કાર્ય કરે છે

ઉમેશ જાદવના પુત્ર અવિનાશ જાદવની ચીંચોલી અને ચીક્કનગૌડા પાટીલની કુંડગોલ બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે જ્યારે કોંગ્રેસે સુભાષ રાઠોડને ચીંચોલી તથા કુસુમાવથી શીવાલીને કુંડગોલ બેઠક પર ઉભા રાખવાનો નિર્ણય લીધો છે કુંડગોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સી

શીવાલીનું અવસાન થવાથી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઉમેશ જાદવે ચીંચોલી બેઠક પરથી રાજીનામુ આપીને તેઓ ભાજપમાં જોડાતા આ બંને બેઠકોની પેટા ચૂંટણી યોજવી જરૂરી બની છે

ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શશિકાંત રોયે સુશીલકુમાર મોદી દ્વારા રાહુલ ગાંધીએ એક રેલીમાં બધા જ ચોરોના નામ મોદી હોય છે તેવા કરેલા નિવેદનના વિરોધમાં કરેલા કેસમાં આવો નિર્દેશ આપ્યો હતો શ્રી સુશીલકુમાર મોદીએ ગયા શુક્રવારે અદાલતમાં નિવેદન કર્યુ હતું કે કોંગ્રેસ અધ્યક્ષના આવા વાંધાજનક નિવેદનના લીધે તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે

ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને ગઇકાલે આપેલા આવેદનપત્રમાં અરવિંદ કેજરીવાલ સામે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ઉપર પ્રતિબંધ મુકવા તથા પત્રકારો સાથે સંવાદ કરવા ઉપર નિયંત્રણ મુકવાની રજુઆત કરી છે ભાજપનું કહેવું છે કે શ્રી કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરેલા નિવેદનના પગલે ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે

અને જમાથેઇ મીલાથુ ઇબ્રાહીમ જે

સંગઠનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે બોંબ ધડાકાઓ બાદ ગત સોમવારથી લાગુ કરેલી કટોકટીની જોગવાઇ હેઠળ આ સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સરકારે આ બન્ને સંસ્થાઓની કામગીરી બંધ કરવાનો તથા તેમની મિલકતોને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે

ડી ડી ન્યુઝને આપેલી મુલાકાતમાં શ્રી વિક્રમર્સીઘેએ જણાવ્યું હતું કે મતભેદો હોઇ શકે છે પણ હિંસા તરફ દોરી જતા કટ્ટરવાદને કોઇ સ્થાન નથી

શ્રી વિક્રમસીંઘેએ કહ્યું કે ભારતે શ્રીલંકામાં સંભવિત આતંકવાદી હુમલાની ભારતીય ગુપ્તચર સંસ્થાને મળેલી બાતમી તેમને આપી હતી

આતંકવાદી સંગઠન જેવા સંગઠનોને લગતી માહિતીનું નિયમીત આદાન પ્રદાન કરે છે

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે જરૂરી કામે શ્રીલંકા જતા ભારતીયોને જો સહાયની જરૂર હોય તો કોલંબો ખાતેના ભારતીય હાઇ કમિશન કેન્ડી ખાતેના અસીસ્ટન્ટ હાઇ કમીશન અથવા હન્બન તોટા ખાતેના કોન્સ્યુલેટનો સંપર્ક કરી શકે છે ભારતીય હાઇ કમિશનના ફોન નંબરો મીશનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે

મંગળવાર સુધી તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ઉત્તર પૂર્વ દિશાએ વળી જાય તેવી પણ સંભાવના છે આ ના લીધે આવતીકાલથી બુધવાર સુધીમાં કેરળ આંધ્રપ્રદેશ તથા તમીલનાડુના ઘણા વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે

પી એલ ક્રિકેટ સ્પર્ધામાં જયપુરમાં ગઇકાલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હેદરાબાદને સાત વિકેટે પરાજય આપ્યો છે

અમારા સંવાદદાતા જણાવે છે કે જીલ્લા પોલીસ દળના જવાનો ગઇકાલે પામેડ વિસ્તારમાં શોધ અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ તેમના ઉપર હુમલો કર્યો હતો આ વખતે થયેલા ગોળીબારમાં બે ગ્રામજનોને પણ ઇજા થઇ છે

આ બસ પઠાણકોટથી ડલહોસી જઇ રહી હતી